વેકસીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના વેકસીન બનાવવાની તૈયારીઓ અંગેની સમીક્ષા કરવા માટે આવતીકાલે ત્રણ શહેરોની મુલકાત લેશે શ્રી મોદી દવા બનાવતી કંપનીઓ અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્ક હૈદરાબાદમાં ભારત બાયોટેક તથા પુનામાં સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ અત્યારે દેશમાં કોવિડ સંક્રમણને રોકવાના પ્રયત્નો નિર્ણાયક તબકકામાં છે ત્યારે પ્રધાનમંત્રીની મુલાકાત અને મુલાકાત દરમિયાન વૈજ્ઞાનીકો સંશોધકો સાથેની તેમની યર્યા ખુબ જ મહત્વપુર્ણ છે આ મુલાકાતથી પ્રધાનમંત્રીને દેશવાસીઓ માટે કોરોના વેકસીન ઝડપથી બનાવવાની તૈયારીઓ તથા સંક્રમણ અટકાવવાના પડકારને પહોંચી વળવા માટે બનાવવામાં આવેલા રોડમેપને સમજવા માટેની મદદ મળી રહેશે પ્રધાનમંત્રી અમદાવાદ પાસે આવેલા ઝાયડસ બાયોટેકમાં કેડીલા ફાર્માસ્યુટીકલ્સ ધ્વારા કોવિડ વેકસીન બનાવવા અંગેની પ્રક્રિયાની મુલાકાત કરશે ઝાયડસમાં કોરોના વેકસીન ઝાયકોવી ડી તૈયાર કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી પુનામાં સીરમ ઇન્સ્ટીટયુટમાં કોરોના વેકસીન કોવીશીલ્ડ બનાવવા અંગેની પ્રક્રિયા બાબતે સમીક્ષા કરશે તેઓ વેકસીનના સફળ પરીક્ષણ બાદ તેના વિતરણ અને પુરવઠા વ્યવસ્થા અંગે સંબંધિત અધિકારીઓ સાથે યર્યા કરશે પ્રધાનમંત્રી હૈદરાબાદમાં ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લીમીટેડમાં કોવીડ વેકસીન બનાવવા અંગેની પ્રક્રિયાની પણ સમીક્ષા કરશે બાથોટેક ઇન્ટરનેશનલ કંપની ભારતીય આર્યુવિજ્ઞાન સંશોધન પરીષદ આઇસીએમઆર સાથે મળીને કોવીડની રસી કો વેકસીન બનાવી રહી છે

તેમણે આ ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ

રાકેશને સોંપી વહેલી તકે અહેવાલ આપવા કહ્યું છે કમનસીબ દુર્ધટનામાં જીવ ગુમાવનાર દર્દી અને તેમના પરિવાર પ્રત્યે શ્રી રૂપાણીએ સંવેદના સાથે દુઃખ વ્યક્ત કર્યું છે